ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓ સાથે તાલીમી પરિષદ યોજાઇ

મોટાભાગના મુસાફરો થાઇલેન્ડ અને મલેશિયાથી આવેલા છે સરકારે તમામ વિમાન મથકો પર આંતરરાષ્ટ્રીય વિમાનોના મુસાફરોની તપાસકરવા ફરજીયાત કર્યું છે

આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ગઇરાત્રે ઇન્દિરા ગાંધી વિમાનમથકની મુલાકાત લઇને તપાસની કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું તેમણે દિલ્હીની હોસ્પિટલોના સંચાલકો સાથે બેઠક કરી હતી અને તેમાં અલગ વોર્ડ કોરોનાના કેસ જેવી બાબતો પર ચર્ચા થઇ હતી આરોગ્ય મંત્રાલયે આજે કોરોના વાયરસનાં નિયંત્રણ અંગે અન્ય મંત્રાલયો સહિત તમામ રાજ્યો અને હોસ્પિટલોમાં એક રાષ્ટ્રીય સ્તરની કાર્ય શાળાનું આયોજન કર્યું છે દિલ્હીમાં યોજાયેલી આ કાર્યશાળામાં પ્રશિક્ષિત વ્યક્તિએ કોરોના વાયરસ અંગે તાલીમ આપી હતી

કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા આ સૂચના આપવામાં આવી છે આ દરમિયાન ઓનલાઇન અથવા હાજરીપોથીમાં હાજરી ભરવાની રહેશે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આવશ્યક કારણસર જો આવા કાર્યક્રમો યોજાય તો રાજ્ય સરકારોએ કાર્યક્રમના આયોજકોને કોરોનાના નિયંત્રણ અંગે રાખવાની તકેદારીની માહિતી સંબંધીતોને આપવાની સૂચના આપી છે

આજે મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે રોગયાળાની સ્થિતિમાં અર્થતંત્રને થતી અસર અંગે આગોતરાં પગલાં લેવાયાં છે તેમણે કહ્યું કે ભારતમાં તેની ખૂબ જ મર્યાદિત અસર થશે આંતરરાષ્રીતેય સ્તરે અર્થતંત્રમાં મૂલ્ય સંલઝ્ન બાબતોમાં ભારતીય અર્થતંત્ર વધુ સંકળાયેલું નથી અને તેનું યોગ્ય સુરક્ષા કવય છે

આ ઉપરાંત લોકોને સ્વરોજગારી મળી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે આ જનઔષધિ મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા

સુશ્રી સીતારમણે કહ્યું કે યશ બેન્કની કામગીરીમાં જવાબદારોને અલગ તારવવામાં આવશે

આજે સવારે ગૃહની બેઠક મળતાં વિરોધ પક્ષોએ ભારે સુત્રોચ્યાર કરતાં સભાપતિ એમ વેકૈંયા નાયડુએ ગૃહની બેઠક તરત જ મુલતવી રાખી હતી વિપક્ષી સભ્યોએ સુત્રોચ્યાર કરતા તે બિનસંસદીય અને શરમજનક હોવાનું સભાપતિએ કહ્યું હતું

દરમ્યાન કોંગ્રેસના અધિર રંજન યૌધરીએ કોંગ્રેસના સસ્પેન્ડ કરાચેલા સાત સભ્યોનું સસ્પેન્સન રદ્દ કરવા રજુઆત કરી હતી તેને વિરોધપક્ષના અન્ય સભ્યોએ પણ ટેકો આપ્યો હતો ઘોંઘાટ વચ્ચે ગૃહે નાદારી અને ફડયા સુધારા ખરડો ચર્ચા વિના પસાર કર્યો હતો

વૈકૈયા નાયડુએ કહ્યું છેકે ભારતમાં મહિલાઓનું સન્માન તથા આદર કરવાનો અને સામાજિક વિકાસમાં મહિલાઓએ આપેલા અમૂલ્ય ફાળાનો સ્વીકાર કરવો એ સમૃધ્ધ ઈતિહાસ છે આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યસભામાં શ્રી નાયડુએ મહિલાઓ આર્થિક અને જાહેર બાબતોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતી હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે મહિલા દિવસે વિશ્વભરની મહિલાઓની સામાજીક આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સીધ્ધીઓની ઉજવણી કરવાનો તથા સમાનતા ન્યાય અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના તેમના દ્વઢ નિશ્વય અને અવિરત પ્રયત્નોને માન આપવાનો દિવસ છે